ન્યુ કોવિડ સિઝ્નેચર ટ્યુન જૂનાગઢ સિવિલની મુલાકાતે મુખ્યમંત્રી જુનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ ખાળવા માટે દરેક પંચાયત પોતાના સ્તરે આઈસોલેશન સેન્ટર ઊભા કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની સેવા મેળવે તેવું આયોજન હાથ ધરાયું છે અહીંની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા મોટી હોવાથી ગામડે ગામડે સમાજવાડીમાં સારવાર કેન્દ્ર ખોલવાનો વિકલ્પ ઉપયોગી થયો હોવાનો અનુભવ ઘણા સ્થળે થયો છે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ કોરોના સારવારની સગવડની તેમણે સમિક્ષા કરી હતી અને અહી ઘટતી સવલત પૂરી પાડવાની ખાતરી આપી હતી ગામડે આવી અહી દાખલ થયેલા કોરોના દર્દીના સગાવહાલાને પણ શ્રી રૂપાણી મળ્યા હતા અને સૌને ધરપત આપી હતી જિલ્લા કક્ષાની કોરોના સમીક્ષા માટે કલેક્ટર ઓફિસમાં ખાસ બેઠક શ્રી રૂપાણીની હાજરીમાં યોજાઈ હતી અને આરોગ્ય માળખું બહેતર બનાવવા માટે જરૂરી સઘળી સગવડ જુનાગઢને આપવાની તેમણે ખાતરી આપી હતી

જામનગર શહેરમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ પરિસરમાં ખુલેલી આ હોસ્પિટલને લીઘે હાલાર પંથકમાં કોરોના સારવારની મોટી સગવડ ઊભી થઈ છે અને રીલાયન્સની રિફાઈનરીમાં મેડિકલ ઓક્સિજન બનતો હોવાથી અઠ્ઠી પ્રાણવાયુની અછત ઊભી થવાની શક્યતા નહિવત છે આ પ્રસંગે જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમ સાંસદ પરિમલ નથવાણી મેયર બિનાબેન કોઠારી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા રેમડેસીવીર માંડવિયા કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે કોરોના સારવાર માટે જેની મોટી માંગ ઊભી થઈ છે તેવા રેમડેસીવીર ઈંજેકશનનું સ્વદેશી ઉત્પાદન ત્રણ ગણું કરવાનું આયોજન અમલમાં મુકાઇ યૂક્યું છે પોતાના ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈ ચાલુ જ છે અને કોવિડના પરાજય સામે જિંદગીનો વિજય નિશ્ચિત છે

સત્તાવાર યાદી પ્રમાણે સૌરાષ્ટ્રમાં જામનગર નજીક આવેલા હાપા સ્ટેશન યાર્ડ અને કચ્છના મુંદ્રા બંદરેથી બે ઓક્સીજન એક્સપ્રેસ ટ્રેન દિલ્લી માટે નીકળી યૂકી છે

જનરલ હોસ્પિટલના વડા ડોક્ટર નરેન્દ્ર હીરાનીએ જણાવ્યું છે કે કોરોનાનો સાર્સ કોવ ટુ તરીકે ઓળખાતો સ્ટ્રેન ગર્ભવતી મહિલાઓ માટે જીવલેણ સાબિત થતો જાય છે માટે ગર્ભવતી અને પ્રસૂતા બહેનોએ કોરોનાના પ્રાથમિક લક્ષણ દેખાય તો ચેતી જવું અને તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો

શાહ ટ્રસ્ટ દ્વારા હોસ્ટેલનું બિલ્ડિંગ વિનામૂલ્ચે સુપ્રત કરવામાં આવેલ છે

મંડપ એસોસિએશન દ્વારા ગાદલા પુરા પાડવામાં આવ્યા છે બેડશીટ રોટરી કલબ દ્વારા એમ્બ્યુલન્સ લાયન્સ કલબ દ્વારા દર્દી તથા સ્ટાફ માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા સુરેન્દ્રનગર ઇસ્માઇલી સમાજ દ્વારા કરવામાં આવી છે ટ્યૂબ બ્રશ સાબુની પ્રાથમિક કીટ પાવરટ્રેક ગ્રુપ દવારા અને ઓઢવા માટે ચાદર રાજકોટના શક્તિમાન રોટવીટર દ્વારા આપવામાં આવેલ છે આમ લોકભાગીદારીથી શરૂ કરવામાં આવેલ આ કોવિડ કેર સેન્ટરમાં જિલ્લા વિકાસ અધિકારી એસ

હ્ડાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર ચન્દ્રમણી કુમારના મોનીટરીંગ હેઠળ વિવિધ તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે

સીડી એસ પ્રોગામ ઓફિસર ઈરાબેન ચૌહાણ જણાવે છે કે નાના નાના ખોરડા સુધી પહોંચતું આંગણવાડી બહેનોનું નેટવર્ક અમારી પાસે છે જે કોરોના સંક્રમણનો ભય રાખ્યા વગર પોતાની ફરજ અદા કરી રહ્યા છે

જેમાં બાળકના સ્વાસ્થ્યને લગતા કોઇ પણ પ્રશ્નનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે

પાટણ જિલ્લામાં કોરોના મહામારીના વધેલા સંક્રમણ સામે રક્ષણ માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ સતત પ્રયત્નશીલ બનેલ છે